હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદીતરતીજ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુ વાદનું પુનઃપ્રસારણ કરાશે આ ઉપરાંત મન કી બાતના પ્રાદેશિક ભાષાઓના ભાવાનુવાદનું પુનઃપ્રસારણ આજે રાત્રે આઠ વાગ્યે જે તે ભાષાના આકાશવાણીના પ્રાદેશિક કેન્દ્રો પરથી થશે

મુખ્યમંત્રીએ ગઈકાલે સાંત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અન્વચે વધુ ત્રણ પગલાંમાં શાકભાજી ફળફળાદિનો વેપાર કરનારા બાનાં વેયાણકારોને પોતાના માલનો બગાડ અટકાવવા વિનામૂલ્યે છત્રી વિતરણ નોના ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ તેમજ ખેડૂતોના ખેતર ફરતે કાંટાળી વાડ યોજનાઓનો વીડિયો કોન્ફરન્સિથી પ્રારંભ કરાવ્યો હતો તેમણે પ્રતિકરૂપે પાંચ લાભાર્થીઓને મંજૂરીપત્રો પણ અર્પણે કર્યા હતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ પદાધિકારીઓ રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકા મથકોએ આ શુભારંભ અવસરે જોડાયા હતા

અંજાર શહેરી વિસ્તારમાં એક અને ગ્રામ્ય વિસ્તારમાં બે ભયાઉ શહેરમાં એક રાપર શહેર અને ગ્રામ્યમાં એક એક જ્યારે મુન્દ્રા ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કેસ તથા માંડવી અને અબડાસા ગ્રામ્ય વિસ્તારમાં એક એક પોઝિટિવ્ કેસ નોંધાથા હતા